એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં શ્રી મોદીએ કહ્યું કે વહેલો ચૂકાદો ન આવે તે માટે કોંગ્રેસના એડવોકેટ અવરોધો ઉભી કરી રહ્યા છે અયોધ્યામાં રામમંદિર નિર્માણ અંગે વટહુકમ લાવવા અંગેના પ્રશ્ન સંદર્ભમાં તેમણે કહ્યું કે કાનૂની પ્રક્રિયા પૂરી થાય પછી જ નિર્ણય લઇ શકાય ભારતીય લશ્કર દ્વારા કરાયેલી સર્જીકલ સ્ટ્રાઇક અંગે પ્રધાનમત્રીએ કહ્યું કે તે એક મોટું જોખમ ઉઠાવ્યું હતું પરંતુ દેશની સુરક્ષા માટે જરૂરી હતી આ હેતુંથી બે વાર તારીખ બદલવામાં આવી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે વિરોધપક્ષ સર્જીકલ સ્ટ્રાઇક ઉપર શંકા ઉભી કરે છે તે કમનસીબ બાબત છે શ્રી મોદીએ કહ્યું કે લશ્કરીદલો નિયંત્રણ રેખા ઓળંગી ગયા ત્યારે તેઓ ખૂબ જ ઉત્સાહી હતા અને સેનાને સૂર્યોદય પહેલાં પાછા ફરવા જણાવ્યું હતું

પોતાની ફેસબુક પોસ્ટમાં શ્રી જેટલીએ આરોગ્યના ક્ષેત્રમાં આ યોજનાને એક પરિવર્તનકારી યોજના જણાવતાં કહ્યું કે સરેરાશ દરરોજના પાંચ હજાર દાવાઓની ચૂકવણી કરવામાં આવશે શ્રી જેટલીએ કહ્યું કે આ યોજના અંગેની જાગૃતતામાં વધારો થયા બાદ આગામી પાંચ વર્ષોમાં દર વર્ષે લગભગ એક કરોડ પરિવારોને નિઃશુલ્ક સારવારની સુવિધા મળવા લાગશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત સપ્ટેમ્બરમાં આયુષ્યમાન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરાવ્યો હતો આ યોજના અંતર્ગત દરેક પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે જેનાથી દસ કરોડ ગરીબ પરિવારોને લાભ થશે

અને તેની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે

બંને દેસો વચ્ચે આ અંગેના કરાર હેઠળ તેની પર હુમલા ન કરવા સમજૂતી થયેલી છે વિદેશમંત્રાલય દ્વારા કરાયેલા નિવેદન અનુસાર નવી દીલ્હી અને ઇસ્લામાબાદમાં આ અંગેની અરસપરસ કામગીરી કરાઇ હતી

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના શિક્ષીત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અંતર્ગત જે યોજનાઓ અમલમાં છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ રોજગારી વિદેશ અભ્યાસ અને સ્વ રોજગારી માટે લાભો પુરા પાડવામાં આવી રહ્યા છે ઉચ્ચ અભ્યાસ માટે હોશીયાર વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય કોચીંગ સહાય ભોજન સહાય સ્પર્ધાત્મક પરીક્ષા સહાય સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે

નવી દીલ્હી અને ઇસ્લામાબાદમાં આ અંગે વિદેશમંત્રાલય દ્વારા કાર્યવાહી થઇ હતી

વિદેશ મંત્રાલયે ભારતીય માછીમારો અને નાગરિકો તથા લશ્કરી જવાનોને તાકીદે છોડી મૂકવા રજૂઆત કરી છે

આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પતંગબાજોને ભાગ લેવા માટે લાવવાની કામગીરી પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવશે તેમ વધુમં જાણવા મળેલ છે

એમ

આ કેમ્પમાં સ્થાનિક કચ્છ મુંબઈ કરમસદ નડિયાદ મુંબઈ તેમજ વિદેશના વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દર્દીઓની તપાસ કરી સારવાર કરશે જરૂરિયાતવાળા દર્દીઓના સ્થાનિકે ઓપરેશન કરવામાં આવશે